પ્રથમ તબક્કામાં સ્વતંત્ર નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કરાયા છે

મુખ્ય યૂંટણી અધિકારી એચ

નકસલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન માટે અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો છે તમામ રાજકીય પક્ષના વરીષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી આજે દરભંગા મુઝફ્ફરપુર અને પટનામાં રેલીઓ સંબોધશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહૂલ ગાંધી આજે વાલ્મીકીનગર અને કુશેતવરથાન ખાતે રેલીઓ સંબોધશે

એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ મતદાન વખતે માસ્ક પહેરવા બે ગજનું અંતર જાળવવા અને વારંવાર સેનેટાઈઝરનો ઉપયોગ કરવા જેવા સાવચેતીનાં પગલાં યૂસ્તપણે અમલમાં મૂકવાનો અનુરોધ પણ કર્યો છે

સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે

આજે આ વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે અને પાંચસો ઓગણપયાસ મતદાન મથકો ઉપર મતદાન થઈ રહ્યું છે અમારા સંવાદદાતા જણાવે છે કે દક્ષિણ પૂર્વ સ્નાતક પશ્ચિમ સ્નાતક ઉત્તરપૂર્વ શિક્ષક અને બેંગલુરૂ શિક્ષક મતવિસ્તારમાં યૂંટણી થઈ રહી છે જેમાં યાલીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને બે લાખ ચોત્રીસ ફજાર સાતસો અઠાર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે મતગણતરી બીજી નવેમ્બરે હાથ ધરાશે

સુધાકરે ચિકબલ્લાપુરામાં સંવાદદાતાઓને જણાવ્યું કે લોકોએ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી સુરક્ષાની રીતે મતદાન કરવું જોઇએ માસ્ક પહેરવું અને સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે મધ્યપ્રદેશ પેટા ચૂંટણી મધ્યપ્રદેશમાં વિધાનસભાની અઠ્યાવીસ બેઠકો માટે યોજાનારી પેટાયૂંટણીનો પ્રયાર યરમસીમાએ પહોંચ્યો છે દરમ્યાન આયોગ દ્વારા નિષ્પક્ષ યૂંટણીની સાથે સાથે વધુમાં વધુ મતદારો મતદાન કરે તેવા સંભવ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને દશમી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે

છ મહિના ધિરાણ પરત યૂકવવામાં અપાયેલી માફી વખતે ચક્રવૃદ્ધિ વ્યાજના બદલે સાદું વ્યાજ લેવાની કેન્દ્ર સરકારની જાહેરાત પછી રીઝર્વબેન્કે આ આદેશ બહાર પાડ્યો છે

અને બાકી લોન પર સાદું વ્યાજ જ ઉધારવાનું રહેશે દર મહિને બાકી વ્યાજ પર જો બેન્કોએ ધિરાણ આપતી કંપનીએ યક્રવદ્વિ વ્યાજ યડાવ્યું હશે તો તેણે સાદા વ્યાજના દરે થતી રકમ અને ચક્રવૂદ્વિ વ્યાજની રકમ વચ્ચેનો તફાવત લોન લેનારના ખાતામાં પરત જમા કરવાનો રહેશે વ્યાજના તફાવતની રકમ જે તે ધિરાણ સંસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે

વર્તમાન સમયમાં ચાલી રહેલી ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ ચાલુ રહેશે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ગુરૂ ગોવિંદ સિંહ ઇન્લપ્રસ્થવિશ્વવિદ્યાલય અંતર્ગત કોલેજોમાં એક ફજાર ત્રણસો ત્રણ બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે

એર બબલ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયો છે બંને દેશો વચ્ચે થયેલા એર બબલ સમજૂતી અંતર્ગત ઢાકાથી બે વિમાન રવાના થયા છે ઢાકા સ્થિત ભારતીય ઉચ્યાયુક્ત વિક્રમ દોરઇસ્વાણી અને બાંગ્લાદેશના નાગરીક ઉડ્ડયન સત્તામંડળના અધ્યક્ષ એર વાઇસ માર્શલ મફીદુર રહેમાને આ સેવાનો શુભારંભ કરાવ્યો કોરોના મહામારીને કારણે આશરે આઠ મહિના બાદ બંને દેશો વચ્ચે ફરીથી હવાઇ સેવાનો પ્રારંભ થયો છે એર બબલ સમજૂતી અંતર્ગત અઠવાડિયામાં બંને દેશોમાંથી અફાવીસ અફાવીસ ઉડાનનું સંચાલન થશે બાંગ્લાદેશી એરલાઇન્સની સેવા ઢાકાથી દિલ્હી કોલકત્તા અને ચેન્નાઇ આવશે જ્યારે ભારતીય વિમાન દિલ્ફી કોલકત્તા ચેન્નાઇ અને મુંબઇથી ઢાકા જશે આ સેવાથી બંને દેશોના મુસાફરો ખાસ કરીને આકસ્મિક આરોગ્ય સેવા ઇચ્છક યાત્રીઓને તેનો લાભ થશે

આ તહેવારે કાશ્મીર ખીણના તમામ વિસ્તારના લોકો ફજરત બલ દરગાહ ઉપર એકત્ર થાય છે શ્રી ખાને શ્રીનગર મહાનગરપાલિકાના કમિશનરને નવાઝ એ ઈશા પછી દરગાહ પરિસરને સેનિટાઈઝેશન કરવાના નિર્દેશ આપ્યા છે તેઓએ આ ઐતિહાસિક દરગાહ સિવાય જેનાબ સાહેબ સૌરા અને કૈલાશપોરા પરિસરને પણ સેનિટાઈઝ કરવાના નિર્દેશ આપ્યા છે